પશ્ચિમ બંગાળની નવ બેઠકો માટેનો પ્રચાર ગુરુવારે રાત્રે પૂરો કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારે ગુજરાત સહિત છ રાજ્યો માટે દુષ્કાળ અંગેની માર્ગદશિકા જારી કરી છે કેન્દ્ર સરકારે આ રાજ્યોને પાણીનો વિવેકપ્રર્ણ ઉપયોગ કરવા જણાવ્યું છે

હલ્દારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા તમિલનાડુને ગઈકાલે જ્યારે અન્ય રાજ્યોને ગયા અઠવાડિયામાં સૂચના આપતાં પત્રો મોકલવામાં આવ્યા હતા

દક્ષિણ પશ્ચિમ એર કમાન્ડના કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એચ

અરોરાએ વડોદરાના હવાઈદળ મથકની મુલાકાત લીધી છે હવાઈદળના મથકે પહોંચતા જ એર માર્શલ એચ

અરોરાને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું તેમણે મથકના મહત્વના સ્થળો તથા કામગીરી અંગે જાણકારી મેળવીને જવાનોની કામગીરીને બિરદાવી હતી એર માર્શલના પત્ની શ્રીમતી બલજીત અરોરાએ વડોદરાના મકરપૂરા ખાતેની હવાઈ દળની બે શાળાઓ તથા અનાથશ્રમ મિશનરીઝ ઓફ ચેરીટીની મુલાકાત લીધી હતી રાજ્યના કેટલાંક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે આજે કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટાં પડ્યાં છે

ડુંગર માંડરડી આગરીયા વાવેરા સહિતના ગામોમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો વરસાદને લઇને અમરેલી જિલ્લામાં ઉનાળુ પાક અને કેરીના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઇ રહી છે રાજુલા અને સાવરકુંડલાના અમુક ગામોમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાયા હતા

અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે શહેરના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડ્યા હતા ભાવનગર શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે બફારો જોવા મળ્યો હતો

અમદાવાદ ખાતે પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો શહેરના કેટલાંક વિસ્તારોમાં પવન સાથે વરસાદી છાંટા પડ્યા હતા

હવામાન વિભાગે બનાસકાંઠા સાંબરકાંઠાના કેટલાંક વિસ્તારોમાં આવતીકાલે પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે દેશ સહિત રાજ્યભરમાં આજે બુદ્ધ પૂર્ણિમાની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરાઈ છે બુધ્ધ પૂર્ણિમા નિમિત્તે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું અમદાવાદ ખાતે ગુજરાત બુધ્ધ અકાદમી દ્વારા ધમ્મ નગર યાત્રાનું આયોજન કરાયું હતું

મોટી સંખ્યામાં બુધ્ધ ઉપાસકોએ સફેદ વસ્ત્રો ધારણ કરી આ ધમ્મ નગર યાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત ત્રિરત્ન બુધ્ધ મહાસંઘ જેતવન બુધ્ધ વિહાર તથા તથાગત બુદ્ધ વિહાર ખાતે પણ બુદ્દ વંદના દેશના ના કાર્યક્રમો યોજાયા હતા દરમિયાન રાજ્ય પ્રવાસન નિમગ દ્વારા ભગવાન બુદ્ધના જીવન સાથે જોડાયેલા તેર જેટલા સ્થળોને બુદ્ધિસ્ટ પ્રવાસન સરકીટ બનાવવામાં આવી રહી છે

આ બુદ્ધિસ્ટ સર્કિટો પર અત્યાધુનિક દરેક પ્રવાસીઓને અનુકૂળ સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે જૂનાગઢ ખાતે આજે ભવનાથ મહાદેવના પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી અમારા પ્રતિનિધિ જણાવે છે કે આજે વહેલી સવારે ચાર વાગે ભવનાથ મહાદેવ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા સાધુ સંતો તથા ભાવિકો દ્વારા લઘુરૂદ્ર અભિષેક મહાપૂજા તથા ભજનો સહિતના કાર્યક્રમો યોજાયા હતા મહાશિવરાત્રિના મેળાના પ્રારંભે આ મંદિરના શિખરે ધ્વજારોહણ થયા બાદ વર્ષમાં બીજીવાર આજે સવારે બાવન ગજની ધજા ફરકાવવામાં આવી હતી હર હર મહાદેવ અને જય ગિરનારીના જય ઘોષ વચ્ચે ધ્વજારોહણ બાદ મહા આરતી કરાઈ હતી

વૈશાખ સુદ પ્રનમે ભાવનગર જિલ્લાના તળાજા ગામે જન્મેલ નરસિંહ મહેતાએ પોતાની કર્મ ભૂમિ જૂનાગઢ ને બનાવી હતી આજે પણ જૂનાગઢના પ્રખ્યાત નરસિંહ મેહતાના ચોરે યાત્રાળુઓ દર્શાનર્થે આવે છે ગુજરાતી કવિતાના પ્રભાતી કવિ તરીકે પંકાયેલા મહેતાજીની છસો એગિયારમી જયાની નિમિતે ચોર ખાતે યજ્ઞ મહા આરતી અને ગોપનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ટા વિધિ યોજાઈ હતી તો શહેરમાં સ્થાપિત કરવામાં આવેલ મહેતાજીની પ્રતિમાની પણ પ્રક્ષાલન વિધિ કરી પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ વિભાગ હેઠળ આવેલ લાયસન્સીંગ બોર્ડ દ્વારા રાજ્યના જુદા જુદા કેન્દ્રો ખાતે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર અને ઇલેક્ટ્રિકલ વાયરમેનની પરીક્ષા ચાલુ મહિનાના છેલ્લા અઠવાડિયામાં યોજાશે

આ ઇલેકિટ્રિકલ સુપરવાઇઝરવાયરમેનની લેખીત તથા પ્રેક્ટિકલ પરીક્ષામાં બેસનાર ઉમેદવારોના નામ તથા રોલ નંબર અને પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આ ખાતાની વેબસાઇટ જોઇ શકાશે

અમારા પ્રતિનિધિ જણાવે છે કે મહિસાગર તાલુકાના લીંબડીયા એ

ખાતે ખરીદાઈ ચૂક્યા છે ખેડૂતોને બજાર ભાવ કરતાં સારો ભાવ મળતાં ખેડૂતો ઉત્સાહભેર પોતાના ચણા એ

માં આપી રહ્યા છે મોટાભાગના ખેડૂતોના ચણાની ખરીદી થઈ ચૂકી છે અને ટેકાના ભાવે ચણાની ખરીદી પૂર્ણતાના આરે છે ડાંગ જિલ્લામાં ખેડૂતો ખેત પદ્ધતિમાં નવીનીકરણ લાવી રહ્યા છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ડાંગ જિલ્લાના નડગબાદી ગામના એક યુવા ખેડૂતો શણની ખેતી કરી છે શણના ફળ પાન તથા બીજ ખાતર તરીકે ઉપયોગી હોવાથી ઓછા પાણીમાં શણની કરેલી ખેતી આગામી ચોમાસા દરમિયાન ઉપયોગી નીડવશે આ પાક ખેતરમાં સુકાઈ જતા તે ઉત્તમ ઓર્ગેનિક ખાતર તરીકે ઉપયોગી બનશે શણના પીળા ફુલોથી હર્યુભર્યુ ખેતર રસ્તા જતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે ડાંગ જિલ્લાના જ ભાદરપાડા ગામમાં એન્થોરિયમની ખેતી કરાઈ છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે ઠંડા પ્રદેશમાં ઉગતા એન્થોરિયમ ફુલોની ખેતી ડાંગના જંગલ વિસ્તારમાં કરી ભદરપાડા ગામના એક ખેડૂતોએ નવો ચીલો ચીતર્યો છે આ ફુલ સજાવટમાં વપરાતા હોઈ શહેરોમાં તેની ઘણી માંગ હોય છે

એન્થોરિયમ ફ઼લોની ખેતી થકી સારી આવક અને ડાંગના યુવાનો માટે રોજગારીની તકો ઊભી થઈ છે

હાલાર હીરોઝે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી હતી

નવસારી શહેરમાં આજે દીપડો ઘુસી આવ્યો હતો અમારા પ્રતિનિધિ જણાવે છે કે દીપડાએ એક યુવક પર હુમલો કરતાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો નવસારીના દશેરા ટેકરી ઉપરાંત લુન્સીકુઈ વિસ્તારની સોસાયટીમાં પણ દીપડો તથા તેના બચ્ચા દેખાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ ફાયરબ્રિગેડ વન વિભાગની ટીમ તથા સામાજિક સંસ્થાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દીપડાને પકડવાની તજવીત હાથ ધરી હતી